આ અંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો

જનરલ હોસ્પિટલમાં દાખલ કરી તેનું સેમ્પલલેવાતા તેનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો આરોગ્ય તંત્ર દ્રારા યુ વકના સહપ્રવાસીઓ તથા બુઢારમોરા ગામમાં તેનીસાથે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે મું બઈ થી કચ્છ આવેલા લોકોમાંથી વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે

તેમને ઉમેર્યું છે કે હાઇવે ટોલ નાકા ઉપર આરોગ્ય ટીમ તૈનાત છે અને કચ્છ માં દાખલ થનાર દરેક ની વિગતો ત્યાં નોંધાઈ રહી છે આમ છતાં બહાર થી આવનાર તમામ માટે ફરજીયાત છે કે તેઓ પોતાના આગમન ની જાણ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી આશાવર્કર ગ્રામસેવક સરપંચને કરે તથા શહેરી વિસ્તારમાં સંબંધિત નગરપાલિકાને અયૂ ક જણાવવાનું રહેશેકચ્છ કલેકટરે જાગૃત નાગરિકો ને પણ અપીલ કરી છે કે રેડ ઝોન માંથી કોઈ વ્યક્તિ તેમના ઘર આસપાસ રહેવા આવી હોય તો જાહેર હિત માં તેઓ આરોગ્ય ખાતા ને જાણ કરે આશુ તોષ અંતાણી કચ્છ અનાજ વિતરણ કચ્છ માં સસ્તા અનાજ નું વિતરણ કરતાં દીનદયાળ ગ્રાહક ભંડાર ઉપર કાર્ડ ધારક ગ્રાહક અને દુકાનદારને મદદરૂપ બનવા શિક્ષકો તૈનાત કરાયા છે જેને લીધે અનાજ ની ગુણવત્તા વજન અને કાર્ડ માં ચોગ્ય નોંધણી વિષે કાર્ડ ધારકો ને ભરોસો રહે છે